પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે અર્બન કો ઓપરેટિવ અને મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ બેન્કોને હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સીધી દેખરેખ નીચે મુકી દેવામાં આવી છે

નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આ અંગે માહિતી આપી હતી ગઈકાલે મળેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં લેવાયેલા અનેક ઐતિહાસિક સુધારાઓ અંગેની માહિતી આપતા શ્રી જાવડેકરે આ પ્રમાણે જણાવ્યું હતું સહકારી બેંકોમાં સુધારાઓની માહિતી આપતા તેમને કહ્યું કે સહકારી બેન્કોને આર બી

આ અંગે સરકાર દ્વારા ટ્રંક સમયમાં જ વટ હુકમ બહાર પાડવામાં આવશે મંત્રી મંડળની ગઈકાલની બેઠકમાં બેન્કિંગ ઉપરાંત પશુપાલન અને અંતરિક્ષ ક્ષેત્ર અંગે પણ મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે

લાખો શ્રધ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર એવી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકાળવા માટે નામદાર હાઇકોર્ટ દ્વારા પરવાનગી મળી નથી તેનું અમને અત્યંત દુખ છે

અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત ટ્રસ્ટીશ્રીઓને વિશ્વાસમાં લઇને કોર્ટની પરવાનગી મળશે તેવી રાજ્ય સરકારને આશા હતી પણ રથયાત્રા કાઢવા માટે પરવાનગી ન મેળવી શક્યા એનું અત્યંત દુખ છે

ગુજરાતના યુવાધનને નશાખોરી તરફ વાળવાનો પ્રયત્ન કરી રહેલા આવા ગુનેગારોને બિલકુલ છોડવામાં આવશે નહીં અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સાણંદ જીઆઈડીસીમાં આવેલી ડાયપર બનાવતી યુનિયાર્મ કંપનીમાં ગઈકાલે સવારે શોર્ટસર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી

જોકે આગ એટલી ભીષણ હતી કે હજુ સુધી આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે

નિરાલાએ કહ્યું છે કે કેન્દ્રના ગુહ્મંત્રી અમિત શાહે સાણંદ જીઆઈડીસીમાં લાગેલી આગને કાબુમાં લેવા અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમને ઘટનાસ્થળે મોકલી આપી છે અમદાવાદ શહેરમાં લાંબા સમયના વિરામ બાદ ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યો છે શહેરના કેટલાક વિસ્તારોમાં ઠંડા પવન સાથે વરસાદ થયો છે પૂર્વ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી અમદાવાદના અમરાઇવાડી ઘોડાસર ઇસનપુર પાલડી શાહીબાગ નારણપુરા ધરણીધર નહેરૂનગર ખોખરા હાટકેશ્વર વટવા નિકોલ નરોડા વસ્ત્રાલ એસ જી હાઇવે સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો

શહેરના અનેક વિસ્તારોમાં ઝાપટા પડયાં છે અમરેલી જિલ્લામા ચાર તાલુકાના નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો રાજુલા વડીયામા દોઢ ઇંચ તથા બાબરા અને બગસરામા અડધો ઇંચ વરસાદ થયો હતો

જેના કારણે શહેરના માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા

બાબરા પંથકમા પણ આવી જ રીતે બપોરબાદ અડધો ઇંચ વરસાદ થયો હતો બાબરા તાલુકાના નડાળા ગામે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો અહીના દિનેશભાઇ નાનજીભાઇ સોલંકી ઉ

તેની લાશને પોસ્ટમોર્ટમ માટે બાબરા દવાખાને ખસેડાઇ હતી અમરેલી જિલ્લામા વાવણીનુ કામ મોટાભાગે પુર્ણ થઇ યુકયુ છે ત્યારે તેના પર અમૃતધારા વરસતી હોય તેમ તે રીતે વરસાદનો નવો રાઉન્ઠ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ છે ખાંભાના ગીરકાંઠાના ભાડ નાનુડી ઉમરીયા યક્રાવા વિગેરે ગામોમા ધોધમાર વરસાદ તુટી પડયો હતો જેના કારણે વાડી ખેતરોમાથી પાણી વહ્યાં હતા

સાવરકુંડલા તાલુકાના દાધીયા પંથકમા આજે બપોરબાદ વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો જો કે અહી પુરો અડધો ઇંચ પણ વરસાદ થયો ન હતો પરંતુ વિજળી પડવાના કારણે લાલાભાઇ ધનજીભાઇની માલિકીના ત્રણ ઘેટાનુ મોત થયુ હતુ